ગાંધીનગર ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં મુખ્યમંત્રીએ કહ્યું છે કે કોરોનાને પહોંચી વળવા રાજ્ય સરકાર સક્ષમ છે પરંતુ લોકોને સાવધાનીપૂર્વક રહેવાની જરૂર છે

સી યુ

આ અંગે વધુ વિગતો આપતા મંડળના પ્રમુખ શ્રી ડી વી મહેતાએ જણાવ્યું કે રાજકોટ જીલ્લાની તમામ શાળાના સંચાલકો શિક્ષકો અને કર્મચારીઓની ઉંમર પ્રમાણેની યાદી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની તમામ શાળાઓ દ્વારા તૈયાર કરી લેવામાં આવી છે

દસ એપ્રિલ બાદ પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવાની વિયારણા હોય આ સમય દરમિયાનમા વૅક્સિનેશન કાર્ય થવાથી જ્યારે પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થાય ત્યારે વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સલામતી વધી જશે કોરોનાનો ભય થોડા અંશે ઘટી જશે અને શિક્ષણ કાર્ય અવિરતપણે યાલી શકશે

અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ વિનયકુમાર વસાવાના હસ્તે આજે આ પ્રદર્શનનું ઉદઘાટન કરાયું અંબાજી હોળી ધૂળેટી ફાગણસુદ પૂર્ણિમા એટલે કે હોળી ધુળેટીના પર્વમાં અંબાજી મંદિર ખુ લ્લું રાખવાનો નિર્ણય લેવાયો છે

હોળીના દિવસે અંબાજી મંદિરમાં સાંયકાલ આરતી પછી હોલિકા દહન કરવામાં આવશે પરંતુ ધુળેટીના દિવસે અંબાજી મંદિરમાં ફૂલો દ્વારા રમાતી ફૂલડોલ હોળી રાજ્ય સરકારની ગાઇડલાઇન પ્રમાણે આ વર્ષે મુલતવી રાખવામાં આવી છે

આ માટે ટિકિટ વિંડો પર સ્ટીકરો અને પોસ્ટરો લગાવવામાં આવી રહ્યા છે તેમણે મુસાફરોને વર્તમાન રોગયાળાને ધ્યાનમાં રાખીને જરૂરી હોય ત્યારે જ પ્લેટફોર્મમાં પ્રવેશ કરવા વિનંતી કરી હતી

સવારે હિન્દીમાં મન કી બાત રજૂ કરાયા બાદ પ્રાદેશિક ભાષાઓમાં તેના ભાવાનુવાદનું પ્રસારણ કરાશે